રાજ્યસભાએ ગઈકાલે તેને સર્વાનુમતે પસાર કર્યું

શ્રી મોદીએ એક ટ્વિટ સંદેશમાં ખાતરી આપી છે કે કોઈ તેમના અધિકારને તેમની ઓળખ અને સંસ્કૃતિને છીનવી શકશે નફીં અને તેમની સંસ્કૃતિ અને વિકાસ પર તેની કોઈ અસર થશે નફીં

આ સમજૂતીના છઠ્ઠા ભાગમાં આસામના લોકોની સાંસ્કૃતિક સામાજિક ભાષાકીય ઓળખ અને વારસાનું સંરક્ષણ જાળવણી અને પ્રીત્સાફન આપવા માટે બંધારણીય કાયદાકીય અને વફીવટી સલામતી પ્રદાન કરે છે

આ બેઠકમાં વન્યપ્રાણીઓના સંદર્ભમાં ચાર જેટલા મફત્વપૂર્ણ નિર્ણથો લેવામાં આવ્યા રાજ્યના રેવન્યુ વિસ્તારમાં રંજાડ માં પકડાયેલા દીપડાઓને જ્યારે છોડવામાં આવે ત્યારે તેમને રેડિયો કોલર કરીને છોડવામાં આવશે તેવો મફત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો છે જેથી માનવ વસ્તીને રંજાડતા દીપડાઓને રેડિયો કોલર દ્વારા લોકેશન ટ્રેસ કરીને પકડવામાં વનવિભાગને સુગમતા રહેશે કેન્દ્ર સરકારની જરૂરી પરવાનગી મળેથી ગુજરાતમાં દીપડાની વધતી વસ્તીના નિયંત્રણ માટે સ્ટરીલાઈઝેશન પ્રકિયા ફાથ ધરાશે રાજ્યમાં જોવા મળતી ધોરાડ ખડમોર પ્રજાતિ પક્ષીના સંવર્ધન માટે સ્ટેટ ઓફ ધી આર્ટ બ્રિડિંગ સેન્ટર પીપીપી ધોરણે ઉભુ કરવા પણ મુખ્યમંત્રીએ વન વિભાગને સૂચન કર્યું છે કચ્છમાં ઘોરાડ પક્ષીઓ ને વીજવાયર થી થતા અકસ્માતને નિવારવા અંડરગ્રાઉન્ડ વાયરીંગ ની સંભાવનાઓ ચકાસવા માટે પણ મુખ્યમંત્રીએ વનવિભાગને જણાવ્યું છે

જેમાં થોડા સમય પહેલાજ કચ્છ ક્લેક્ટર તરીકે નિયુક્ત થયેલા નાગરાજન એમ ની બદલી કરી તેમને ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ વિભાગના નિયામક તરીકે નિમવામા આવ્યા છે જયારે ફાલમાં સાબરકાંઠાના ક્લેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રવીણા ડી કે

કચ્છમાં રાજય સરકાર દ્રારા મંજુર કરવામાં આવેલ દસ માધ્યમિક શાળાઓમાં નખત્રાણા તા માં ભડલી અને કુલાય મા શાળા ભુજ તાલુકામાં સુખપર મીરઝાપર ભુજોડી અને વરલી માધ્યમિક શાળા અબડાસા તા માં ગડવાળા મા શાળા અંજાર તાલુકામાં મેઘપરબોરીચીન અને આંબાપર મા શાળા અને ભચાઉ તાલુકામાં માય મા શાળાનો સમાવેશ થાય છે

ગઈકાલે સવારથી જ ધુમ્મસછાયા વાતાવરણ વચ્ચે ફવામાનમાં ફેરફાર થયો ફતો તેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડ્યા હતા કચ્છમાં માંડવીલખપત અબડાસા નખત્રાણા સફિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો ખાવડામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો જિલ્લાભરમાં વાતાવરણમાં એકાએક પરિવર્તનથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે